મુખ્યમંત્રીશ્રીએ ડાયમન્ડ કટીગ યુનિટના સંચાલકો તથા તેમાં કાર્યરત સૌ ગુજરાતી યુવાઓને માતૃભૂમિથી દૂર દરિયાપારના દેશમાં પણ ગુજરાતી ઉદ્યમશીલતા ઝળકાવવા માટે અભિનંદન પાઠવ્યા હતા

શનિવારથી બંધ થયેલી વીજસેવા ફજુ અનેક ગામોમાં શરૂ નફીં થતાં કેટલાક ગામોમાં અંધારપટ છે

ની ટીમો કામે લાગી છે

જોકે પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરાતાં અપલાઈન ચાલુ કરી દેવાઈ છે અને ભુજથી મુંબઈ જતી કચ્છ એક્સપ્રેસ સયાજીનગરી સહિતનો ટ્રેનો આજે ભુજથી રવાના થશે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે

એસ એન એલ ની ક્ષતિગ્રસ્ત થયેલી તમામ સેવાઓ ફજુ પણ સંપૂર્ણ રીતે પૂર્વવત થઈ શકી નથી સામખિયાળી પાસે પાણીમાં ભૂગર્ભ કેબલ તણાઈ જવાના કારણે બંધ થયેલી સેવાને પાલનપુરવાળા અલગ રૂટ પરથી ચાલુ કરાઈ છે પરંતુ ફજુ ગ્રામ્ય વિસ્તાર સંદેશાવ્યવફારથી વિખૂટો પડયો છે એકસોથી વધુ ગામોમાં સંચાર નિગમની લેન્ડલાઈન સેવાથી માંડી ઈન્ટરનેટ મોબાઈલ આ તમામ સેવાઓ બંધ પડી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે ખાસ કરીને જ્યાં વીજ પુરવઠો બંધ છે તેવા વિસ્તારોમાં નેટવર્ક શરૂ થઈ શકવું ન હતું

આ નુકસાની બદલ સરકારને વળતર ચૂકવવા બાગાયત ખેડૂતોએ રજૂઆત કરી છે કેળાના પાકમાં જ્યારે ફાલ લાગેલો છે ત્યારે અચાનક આવી કુદરતી આફત આવતાં ખેડૂતો ભારે ચિંતામાં મુકાથા છે અને સરકાર દ્વારા વળતર મળે તેવી માંગણી કરી છે

બાદમાં રાજયમંત્રીશ્રીના ફસ્તે સારી કામગીરી અને વિવિધક્ષેત્રે સિધ્યિ ફાંસલ કરનારાઓનું મોમેન્ટો પ્રમાણપત્ર આપી સન્માન કરાશે આ કાર્યક્રમ માટે જીલ્લાના વહીવટીતંત્રે વિવિધ તૈયારીઓ કરી છે નાયબ પોલીસ અધિક્ષક બી

દેસાઇની ઉપસ્થિતિમાં ભુજના પોલીસ પરેડ મેદાનમાં આજે ગ્રાઉન્ડ રીફર્સલ સાથે પોલીસ પરેડની આખરી તબકકાની તમામ તૈયારીઓની સમીક્ષા કરાઇ હતી

જિલ્લા મત્સ્ચોદ્યોગ અધિકારી શ્રી જે

શ્રી ગોહિલના જણાવ્યા અનુસાર આજે નવા કંડલા તુશા વંડી ખાતે પણ માછીમારો માટે કેમ્પ ચોજી સ્થાનિકે જ કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે